ભારતીય નોંધણી ધારામાં મહત્વપૂર્ણસુધારા સુયવતું વિઘેયક આગામી વિધાનસભા સત્રમાં પસાર થતાં એ કાયદો બનશે સુધારાવિધેયકની જોગવાઈ પ્રમાણે નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ દસ્તાવેજ લખનારની મદદ વગરપોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજ્ન કરી શકશે દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતી વખતે પોતે મિલકતમાલિક હોવાના આધાર પુરાવા રજુ કરવા પડશે

આ ઈ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો ઈલેકટ્રીસીટી તથા વોટરબીલના કેસો જમીન સંપાદન કેસો ભથ્થા અને નિવૃત્તિના લાભને લગતા કેસો તેમજ મહેસૂલન કે સિવિલ કેસની રજૂઆત કરાશે

કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ આ ઈ લોક અદાલત યોજાશે

દરેક શાળાઓ કોલેજો કંપનીઓ એસોસિયેશનો મંડળોને ફ્લેગ મોકલીને આ સંસ્થાને મહત્તમ ફાળો મળી રહે તે માટે અપીલ કરવામાં આવશે કોરોના મહામારીને લીધે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ ન હોવાના કારણે જે પણ ફાળો શિક્ષક સ્ટાફ પરિવારમાંથી ફરહંમેશ મળે છે તે ફાળો આ વરસે પણ યથાશક્તિ પ્રમાણે મળી રહે તેવી પણ અપીલ કરાઇ છે